પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તી વાંચ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આ પ્રસંગે જણાવ્યુ હતું કે આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદો પ્રત્યે દેશ ફતઝન છે આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન જન ભાગીદારીના આધારે ગોઠવવાની અપીલ પણ તેમણે કરી હતી

શ્રી મોદી એ કહ્યું હતું કે લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ સુભાષ બાબુનું ચલો દિલ્લી અને બાપુનું ભારત છોડો જેવા નારા સફળ રહ્યા હતા શ્રી મોદી એ કચ્છના માંડવીના સપૂત એવા ક્રાંતિકારી શ્યામજી ક્રષ્ણ વર્માને ખાસ યાદ કર્યા હતા

તેના ક્રષ્ટાંત તરીકે તેમણે સ્વદેશી કોરોના વેક્સિનનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે કોરોના રસીની શોધ કરીને ભારતે આખી દુનિયાની સેવા કરી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો આ પ્રસંગે હાજર હતા પ્રતિકાત્મક દાંડી યાત્રા સહિતના તમામ કાર્યક્રમો જે સફળ બનાવવાનો સંકલ્પ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો

આઝાદીના અમૃત મહોત્સવની વિષય વસ્તુ ઉપર તૈયાર કરાયેલી વેબસાઈટ પણ શ્રી મોદીએ આ પ્રસંગે ખુલ્લી મૂકી હતી આત્મનિર્ભર ઇંકયુંબેટર ને પણ તેમણે ખુલ્લુ મૂક્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલ ગાંધી આશ્રમ તરફથી કાર્તિકેય સારાભાઇ અને અમૃતલાલ મોદી સાંસદ સી

તેમણે કહ્યું હતું કે ભવ્ય ઐતિહાસિક વારસાથી નવી પેઢીને અવગત કરાવવાની નૈતિક જવાબદારી સૌ વડીલો એ અદા કરવાની છે ગાંધી બાપુનો સ્વદેશીનો વિચાર આજે આત્મનિર્ભર ભારત ઝુંબેશના પાયામાં હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું

આ અવસરે મંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે આઝાદી માટે રાજ્ય માં અનેક લડાઇઓ થઇ હતી જેમાં અનેક શૂરવીર સ્વાુતંત્ર્યવીરોએ પોતાની આહ્તી આપી છે તેને યાદ કરવાનો આ પ્રસંગ છે

આ પ્રસંગે સાંસદ શ્રી રમેશભાઇ ધડુકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદીની ચળવળમાં દેશના અનેક રાજયો અને નામી અનામી સ્વાતંત્ર્ય વીરોનું યોગદાન રહેલું છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણપુરની ભૂમિકા અંગેની ફિલ્મ અને ગાંધી આશ્રમના કાર્યક્રમનું લાઇવ નિદર્શન કરવામાં આવેલ હતું

રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આ પ્રસંગે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હવે વિશ્વગુરૃ બનવા તરફ થઇ રહયું છે

પટેલની ઉપસ્થિતિમાં સુરત જિલ્લામાં હરિપુરાથી આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના અધ્યથક્ષસ્થા ને મહીસાગર જીલ્લાના સંતરામપુરના માનગઢ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો

ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પટેલ તથા શાસક પક્ષ નેતાપદે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની નિમણુક થઇ છે સ્થાયી સમિતિમાં વ્રજેશ ઉનડકટ ઉર્વશી પટેલ ચીમન પટેલ દક્ષેશ વાઘાણી સુધાકર ચૌધરી મનીષા મહાત્મા ભૂષણ પાટીલ રશ્મિબેન અમીતાબેન પટેલ ધર્મેશ ભાલાળાની વરણી થઇ છે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોમાં મેયર પદે બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપન પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાઅને શાસક પક્ષના નેતા કુસુમબેન પડયા તથા દંડક તરીકે કેતનભાઈ ગૉસરાણી નિમાયા છે રાજકોટના નવા મેયર તરીકે ડો પ્રદીપ ડવની વરણી થઇ છે દર્શિતાબેન શાહ ડેપ્યુટી મેયર બન્યાં છે પુષ્કર પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે નિમણક કરવામાં આવી છે

ટી ટ્વેંટી મેચમાં ઈંગ્લેન્ડ પ્રથમ ક્રમાંકે છે જ્યારે ભારત બીજા ક્રમે છે

ઈંગ્લેંન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રીનાં મોટાભાઈ સોમાભાઈ મોદીએ ઉચ્યાયુક્ત ને સ્મૃતિ ચિન્ઠ રૂપે રૂક્રાક્ષની ભેટ આપી હતી